પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડત વધુ સધન બનાવવા રવિવારે પાંચમી એપ્રિલે રાત્રે નવ વાગે નવ મિનિટ માટે ધટની લાઈટો બંધ કરી દિવા મીણબતી મોબાઈલની લાઈટ દ્વારા અજવાળું કરું કોરોનાને પરાજીત કરવા દેશના સામૂહિક સંકલ્પનો પરિચય આપવા સૌને અનુરોધ કર્યો છે રાજ્યમાં કોરોનાને કારણે આજે વધુ એક દર્દીનું વડોદરામાં મોત થતાં મૃત્યુ

આજે સવારે વિડિયો સંદેશમાં પ્રધાનમંત્રીએ કોરોના સામે સહિયારી લડતમાં મહાસંકલ્પ લેતી વખતે શેરી મહોલ્લા કે માર્ગ ઉપર નહિં જવા તથા સામાજીક અંતર જાળવી રાખવા જણાવ્યું છે

રાષ્ટ્રપતિશ્રીએ આ તકે કોરોના સંક્રમણને નાથવા લોકડાઉન દરમિયાન દેશના નાગરિકોએ દાખવેલા અપ્રતિમ શિસ્ત હિંમત અને દૃઢ સંકલ્પશક્તિની નોંધ લીધી હતી રાષ્ટ્રપતિશ્રીએ કોરોના સંક્રમણ સામે દેશભરના રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઇ રહેલી પરીણામલક્ષી કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન આજે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પણ ગુજરાત સરકાર દ્વારા કોરોના સંક્રમણને નાથવા યુદ્ધના ધોરણે થઇ રહેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો લોકડાઉન સેવાઓ કેન્દ્ર સરકારે લોકડાઉનના કારણે બંધ થયેલી કેટલીક વધુ સેવાઓ પરના પ્રતિબંધ ઉઠાવી લીધા છે કેનક્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે કૃષિ ઉત્પાદનોના સીધા માર્કેટીંગમાં સંકળાયેલી સેવાઓ અને આયુર્વેદ તથા યુનાની પધ્ધતિને લગતી આરોગ્ય સેવાઓ અને આંગણવાડી કાર્યકરોની કામગીરી પરના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે આ સેવાઓને પણ આવશ્યક ચીજવસ્તુઓની જેમ જ પ્રતિબંધોમાંથી રાહત આપવામાં આવી છે આંગણવાડી કાર્યકરો દ્વારા ઘેરબેઠાં પોષણક્ષમ આહારના વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે અને ધાત્રી માતાઓ સગર્ભા મહિલાઓ તથા બાળકોને વિતરણ કરાશે આયુષ હેઠળ આયુર્વેદ તથા યુનાની દવાઓનું પેકીંગ તથા વિતરણ પણ મંજૂર કરાયું છે જો કે તેમણે યોગ્ય સ્વાસ્થ્ય વર્તણૂક અને સામાજિક અંતર જાળવવા પર ભાર મૂક્યો છે

શ્રી અશ્વિની કુમારે જણાવ્યું છે કે રાજ્યમાં તમામ સરકારી હોસ્પિટલોના ડોક્ટરો કોરોના વાયરસના દર્દીઓની સેવામાં લાગેલા જ છે ત્યારે આ લડાઈમાં ખાનગી ડોક્ટરોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે

પોરબંદર પોરબંદર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે

માડકે જણાવ્યું છે કે કોરોના વાયરસ અંગે રાજ્યના આંગણવાડી અને આશાવર્કરોને યુનિસેફ અને અમારી સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે

અમદાવાદ શહેર પોલીસે ડીજીટલ પેટ્રોલિંગ સર્વેલન્સને પરિણામલક્ષી બનાવ્યું છે શહેર પોલીસ દ્રારા કરાયેલી આ પહેલ અત્યંત ઉપયોગી નીવડશે